દેશને આત્મનિર્ભર બનાવાનો મકસદ ધરાવતા બજેટને ઐતિહાસીક ગણાવતા શ્રી મોદી એ ઉમેર્યું છે કે યુવા પેઢીને આગળ વધવાની અઢળક તક આપતું આ બજેટ દેશને વિકાસની નવી ઊંચાઈ એ પહોંચાડશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સમાજના દરેક વર્ગની અપેક્ષા સંતોષે તેવું બજેટ છે

કોવિડ રોગયાળાને લીધે અંદાજપત્ર દસ્તાવેજનું છાપકામ કરવામાં આવ્યું નથી અને ડીજીટલ સ્વરૂપે તેનું વિતરણ કરવામાં આવ્યું છે

તેમણે કહ્યું કે આ બજેટમાં સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ દરિયાઈ વિકાસ માટે જે જોગવાઈ કરાઇ છે તેનાથી ગુજરાતને લાભ મળશે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ થયેલા સામાન્ય અંદાજ પત્રમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે કશું જ નહીં હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે

શ્રી વ્યાસે નફો કરતી સરકારી કંપનીઓને વેચવાનો સરકાર ઉપર આક્ષેપ કર્યો

સાંસદ વિનોદભાઇચાવડાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારેપ્રસ્તુત કરેલું અંદાજપત્ર નવી ઉર્જા સાથે નવ ભારત તરફ ક્રય કરતું જણાય છે પાયાની માળખાગત સુવિધાઓ આરોગ્ય રોજગાર નોકરી વ્યવસાયિક તાલીમ અને સંરક્ષણ ની દ્રષ્ટિએ અંદાજપત્ર ઉત્તમ છે